સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાયરન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વઅભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલીયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે

સોળમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વરર્યુઅલ રીતે આયોજન કરાશે આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન હરિયાણા ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લુના કેસ સામે આવતા સાવચેતીના પગલાં લેવાયા છે

રસીકરણની પ્રક્રિયામાં આવનારી સંભવિત મુશ્કેલીઓ ઓળખી કાઢવા માટે આ પૂર્વઅભ્યાસ હાથ ધરાઈ રહ્યો છે જેમાં લાભાર્થીઓની નોંધણી સધન આયોજન નિર્ધારીત રસીકરણ કેન્દ્રો વગેરેનો જિલ્લા મેજીસ્ટ્રેટનાં નેતૃત્વમાં અભ્યાસ હાથ ધરાશે

દેશમાં કોવિશિલ્ડ અને કો વેક્સિનમાં મર્યાદિત અને આકસ્મિક ઉપયોગની મંજૂરી અપાઈ છે

રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે આસામના જિલ્લા આરોગ્ય કર્મચારીઓ નર્સ સહિત સુરક્ષા કર્મચારીઓને તાલીમ અપાઈ છે

હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલીયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ

તેમણે ચેન્નાઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલીયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે તેમણે કહ્યું કે જ્યારથી મોદી સરકારે કોવિડ સંક્રમણનો ફેલાવો રોકવા માટે સક્રિય પગલા લીધા છે તેના કારણે હવે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી છે સમગ્ર વિશ્વ ભારતની આ સફળતાને જોઈ રહી છે

બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આજે કૃષિ કાયદાઓ અંગે યર્યા હાથ ધરાઈ હતી પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો ન હતો ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે કૃષિમંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂત નેતાઓને વારંવાર આશ્વાસન આપ્યું છે કે તેમનાં આ મુદ્દાઓનાં નિરાકરણ માટે સરકાર પ્રતિબધ્ધ છે સમાધાન માટે સકારાત્મક વાતચીત માટે આગળ આવવાની જરૂર છે

આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સૂરીનામનાં રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સનતોખી મુખ્ય મહેમાન પદે હશે આ પ્રસંગે યુવાનો માટે આયોજીત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખો નાં વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે ઉદધાટન સત્ર બાદ અન્ય બે સત્રો હશે પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી સંબોધન કરશે બીજા સત્રમાં કોવિડ રોગયાળા બાદની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવશે જેમાં આરોગ્ય આર્થિક સામાજીક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે આ સત્રમાં આરોગ્યમંત્રી અને વિદેશ રાજ્યમંત્રી સંબોધન કરશે

ડિજીટલ કેલેન્ડર એપ માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્ર સરકારની ડિજીટલ કેલેન્ડર અને ડાયરી એપ નવી દિલ્હી ખાતે લોન્ય કરી છે

જે પર્યાવરણને અનુક્ર્ળ પહેલ છે આજે રજૂ કરાયેલા ડિજીટલ કેલેન્ડર હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે

હવે સરકારી કચેરીઓમાં પણ પેપરલેસ વ્યવસ્થા આવી ગઈ છે અને ફાઈલો ઈ ફાઈલોની જેમ આગળ વધી રહી છે

ભારતમાં કોવિડ રોગયાળા દરમ્યાન અસરગ્રસ્ત ગરીબ પરિવારોને સહાય પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ લોન અપાશે આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ ડૉ

મહાપાત્રા અને ભારતમાં જાપાનના રાજદ્રત સુઝુકી સંતોશી વચ્ચે આ અંગે હસ્તાક્ષર થયા છે

હરિયાણાના પંચકુલા ખાતે બે મરઘાં ઉછેર કેન્દ્રો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં યાયાવર પક્ષીઓમાં રાજસ્થાનના સવાઈ માધોપુર અને પાલીમાં કાગડાંઓમાં બર્ડ ફ્લુના પોઝીટીવ કેસ નોંધાયા છે કેરળ હરિયાણા અને હિમાચલ પ્રદેશના અસગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાની તપાસ માટે મુલાકાત લેવા કેન્દ્રિય ટીમો તૈનાત કરવામાં આવી છે જે રાજ્યોમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી ત્યાં તકેદારીના ભાગ રૂપે તાત્કાલીક પગલાં લેવા આદેશ અપાયા છે કેરળમાં જીવાણું નાશક પ્રક્રિયા યાલી રહી છે મધ્યપ્રદેશમાં નીમય અને ઈંદોર જીલ્લામાં મરઘા બર્ડ ફ્લૂથી સંક્રમિત થતા મરઘાં ઉછેર કેન્દ્રોની દુકાનો બંધ કરવાના આદેશ આપ્યા છે

ઓડિશા સરકારે બર્ડ ફલુને લગતાં નાગરીકોનાં પ્રશ્રોનાં જવાબ આપવા તથા માર્ગદર્શન આપવા રાજ્ય કક્ષાનો નિયંત્રણ કક્ષ કટક ખાતે શરૂ કર્યો છે

બ્રિટનથી આવનાર તમામ મુસાફરોના કોવિડ ટેસ્ટ થયા છે